પરીક્ષા પે ચર્ચા હેઠળ દર વર્ષે પ્રધાનમંત્રી પરીક્ષાના તનાવ સંબંધિત પ્રશ્નો અને વિદ્યાર્થીઓના સંબંધિત પ્રશ્નોના આકર્ષક શૈલીમાં જવાબ આપે છે

પસંદ કરેલા સહભાગીઓ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશથી ઓનલાઇન કાર્યક્રમમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પરીક્ષાઓની વાર્ષિક તારીખો જાહેર થતાં જ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ પાછો ફર્યો છે

પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓને તેમના માતાપિતા અને શિક્ષકોને સાથે રાખીને કાર્યક્રમમાં ભાગ લેવા હાકલ કરી છે

આ મેળાથી કોરોના વાયરસ નું સંકમણ ન વધે ને મેળી સુરક્ષિત રીતે સંપન્નક થાય અને યાત્રીકો સંપૂર્ણ તકેદારી સાવચેતી સાથે મેળાની મુલાકાત લે તે માટે ઉતરાખંડ સરકાર વ્યાવસ્થિત અને સુચારૂ આયોજન કરી રહી છે

કોરોના અટકાયતી પગલા જેવા કે સામાજિક અંતર માસ્ક પહેરવું વારંવાર હાથ ધોવા કે સેનીટાઈઝ કરવા પોતાની આરોગ્યઅની સ્વરચકાસણી વગેરેની અમલવારી સમગ્ર પ્રવાસ દરમિયાન કરવાનું સુચવેલ છે